પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

મોદી બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના રસી ઉત્પાદકો માટે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સાંજે છ વાગે સંવાદ કરશે આ અગાઉ પ્રધાનમંત્રીએ દેશના તબીબો અને દવા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો મોદી તબીબો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ટોચના તબીબો તથા દવા કંપનીઓના વડા સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ગઇકાલે સંવાદ કર્યો છે તેમણે નાના શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં કોવીડનો પ્રસાર ઝડપથી થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઇને સંબંધીત વિસ્તારોમાં રસી તથા આરોગ્ય સંભાળની પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખવા પ્રયાસો વધારવાની અપીલ કરી હતી પ્રધાનમંત્રીએ નાના શહેરો ગામોમાં વસતા તબીબો સાથે સંપર્ક કરીને તેમને ઓનલાઇન સલાહ્ માર્ગદર્શન આપવા ટોચના તબીબોને સૂચન કર્યું હતું

આ બેઠકમાં લશ્કરની ત્રણેય પાંખોના વડાઓ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવત સંરક્ષણ સચિવ ડી આર ડી ઓ ના અધ્યક્ષ અને અન્ય ભાગ લઇ રહ્યા છે દરમિયાન સંરક્ષણ મંત્રીએ લશ્કરના વડા જનરલ એમ

નરવણે સાથે વાતયીત કરીને લશ્કર પાસે ઉપલબ્ધ તબીબી ક્રશળતાનો લાભ કોવિડની પરિસ્થિતિમાં દેશના નાગરિકોને આપવા અનુરોધ કર્યો છે શ્રી રાજનાથસિંહે સેનાના કમાન્ડરોને રાજ્યોના મુખ્યમંત્રીઓનો સંપર્ક કરીને શક્ય તમામ સહાય કરવાની સૂચના આપવા લશ્કરના વડાને અનુરોધ કર્યો હતો

ટ્વીટર ઉપર આપેલા સંદેશમાં શ્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે શ્રી મનમોહનસિંહને સારવાર આપતા તબીબો સાથે વાતયીત કરી હતી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે

આ સાથે બીજા ગ્રહ ઉપર નિયંત્રીત વિમાન ઉક્ટયન કામગીરીમાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે હવે વધુ સમય અને વધુ ઊંચાઈના ઉદ્દયનો હાથ ધરીને વૈજ્ઞાનિકો નવી ટેકનોલોજીની ક્ષમતા ચકાસશે બોક્સિંગ ભારતની યાર મહિલા બોક્સરોચે પોલેન્ડમાં યાલી રહેલી વિશ્વ યુવા બોક્સિંગ સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે

ભારતની પૂનમે કજાકિસ્તાનની નાર્જેક સેરીક જ્યારે ગીતીકાએ રોમાનિયાની એલીઝાબેથ સામે વિજય મેળવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે મહારાષ્ટ્ર પ્રતિબંધ મહારાષ્ટ્ર સરકારે હોસ્પિટલમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે જિલ્લા વહિવટીતંત્રોને ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપવાના અધિકારો સોંપ્યા છે કોલ્હાપુર અને ઠાણે જિલ્લાઓએ જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેશન એકમો સ્થાપ્યા છે

ધણાં લોકો કરિયાણાની ખરીદીના બહાને નિયંત્રણના સમયમાં પણ ફરતા જોવા મળતા કરિયાણાની દુકાનોનો સમય મર્યાદિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

સંરક્ષણ દળોની એક સંયુક્ત ટૂકડીએ ગામમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની મળેલી ગુપ્ત બાતમીને આધારે નાકાબંધી કરી શોધ અભિયાન શરૂ કર્યું હતું સુરક્ષાદળના જવાનો ગામમાં પર્જોચતાની સાથે જ આતંકવાદીઓએ તેમના ઉપર ગોળીબાર શરૂ કરી દીધો હતો જવાબી કાર્યવાહી કરતાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે

ઓફિસ આવનાર તમામ કર્મચારીઓએ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે તથા સલામત અંતર રાખવું સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વારંવાર સાબુથી હાથ ધોવા જેવા નિયમોનું યૂસ્ત પાલન કરવું પડશે જે અધિકારીઓ ઓફિસમાં હાજર ના હોય તેઓએ ટેલીફોન કે અન્ય માધ્યમોથી હાજર રહેવું પડશે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારીઓને તેમનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુકત ન થાય ત્યાં સુધી ઓફિસમાં નહીં આવવાની પરવાનગી રહેશે દિવ્યાંગો તથા સગર્ભા સ્ત્રીઓએ ઘરેથી કામગીરી કરવાની રહેશે કર્મચારી લોક ફરિથાદ અને પેન્શન વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આશા વ્યકત કરી છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ આ દિશા નિર્દેશો પર વિચાર કરી તેનો અમલ કરશે

ભારતીય નૌકાદળના જ્યાજ સુવર્ણા દ્વારા અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ સાથે એક જહાજને અટકાવવામાં આવ્યું હતું અને વહાણ પર તપાસ હાથ ધરી હતી તેમાં આ નશીલા પદાર્થોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો